જયારે આગામી બીજી માર્ચે મતગણતરી હાથ ધરાશે

જો કે ગઇકાલે પ્રથમ દિવસે એકપણ ફોર્મ ભરાયું નહોતું

છેલ્લી ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ આગામી તેર ફેબ્રુઆરી છે જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી પંદરમી ફેબ્રુઆરીએ કરાશે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની છેલ્લી તારીખ સોળ ફેબ્રુઆરી છે અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે મોડાસા નગર પાલિકાની ચૂંટણી માટે યૂંટણી વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે

કોંગ્રેસ દ્વારા વિજય જાની તેમજ પૂર્વ પ્રમુખ માણસુર વાળાને કોંગ્રેસમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે વિજય જાની તથા માણસુર વાળાને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરતા ચકચાર મચી છે

તો બીજી રીતે જોઇએ તો પ્રથમ દિવસે કોઇ રાજકીય પક્ષોમાંની જાહેરાત પણ કરી નથી

આજે ઉમેદવારીપત્ર પરત ખેચવાનો અંતિમ દિવસ હોવાથી મોડી સાંજે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે

ક્રિસ્ટલ પેન એવોર્ડ પ્રાપ્ત કરી શિક્ષક વ્યવસાયની ગરીમા અને ગૌરવ વધાર્યુ છે આ સંસ્થા દ્વારા દર વર્ષે વિશ્વના ઉત્કૃષ્ટ શિક્ષકોને સન્માનિત કરવામાં આવછે